પ્રધાનમંત્રી શ્રીલંકાની મુલાકાતે આજે સવારે કોલંબો પહોંચ્યા હતા શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ મૈત્રીપાલ સીરીસેના સાથે વાતચીત કરી હતી ભારત અને માલદિવ પરસ્પર સહકાર વધુ ગાઢ બનાવવા સહમત થયા છે અને બંને દેશોએ આર્થિક તથા સાંસ્કૃતિક સંબંધો સઘન બનાવવાનો નિર્ણય કર્યો છે

તરીકે જાણીતા શાંતિ યાહકોને સંગઠને કરેલો યુદ્ધ વિરામનો અનુરોધ તાલિબાનોએ ઠુકરાવી દીધો છે

કોલંબો વિમાનમથકે પહોંચ્યા પછી શ્રી મોદીએ ટિવટર ઉપર જણાવ્યું હતું કે છેલ્લા યાર વર્ષમાં ત્રીજી વખત શ્રીલંકાની મુલાકાત લેતી વખતે તેઓ હર્ષની લાગણી અનુભવે છે તેમણે કહ્યું કે ભારત તેના મિત્ર દેશોને ભૂલતો નથી શ્રી મોદીએ કહ્યું કે શ્રીલંકામાં થયેલા વિધીવત સ્વાગતથી તેઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે ત્યારબાદ તેમણે શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ મૈત્રીપાલ સિરીસેના સાથે વાતચીત કરી હતી તેઓ શ્રીલંકાના વિપક્ષના નેતા તથા તમીલ રાષ્ટ્રીય જાડાણના નેતા સાથે પણ વાતચીત કરશે અગાઉ માલદીવથી નીકળતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માલદીવના લોકોની આતિથ્ય સત્કારની પ્રશંસા કરી હતી તેમણે કહ્યું કે માલદીવની આ મુલાકાતથી ભારત અને માલદીવ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે

આંધ્રપ્રદેશના અગ્રસચિવ એલ વી સુબ્રમપ્યમે ટી ટી ડી ના અધિકારી અનીલકુમાર સીંધલ ચીતુર જીલ્લા કલેક્ટર અને અન્ય અધિકારીઓ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત સંદર્ભે ચર્ચા વિચારણા કરી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગઇકાલની માલદિવની અધિકૃત મુલાકાત દરમિયાન બંને દેશોએ દ્વિપક્ષી સંબંધોની સમીક્ષા કરી હતી પ્રધાનમંત્રી મોદી અને માલદિવના પ્રમુખ ઇબ્રાહીમ મહમ્મદ સોલીહે વિકાસ માટે પ્રાદેશિક સહકાર પર ભાર મૂક્યો હતો બંને નેતાઓ પ્રાદેશિક અને ઉપપ્રાદેશિક પરિવહન અને સંપર્કના ફાયદા મેળવવાની જરૂરિયાત અંગે પણ સંમત થયા હતા આ ઉપરાંત પરસ્પર ફાયદા માટે પુનઃ પ્રાપ્ય ઉર્જા શિક્ષણ પર્યાવરણ અને ટકાઉ વિકાસ માટે પણ સહકાર સાધવા સંમત થયા હતા વિદેશ સચિવ વિજય ગોખલેએ માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ સોલિહે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં અને અન્ય વિસ્તારોમાં તમામ સ્વરૂપના ત્રાસવાદ સામે કશીયે બાંધછોડ વિનાનું અડગ વલણ લેવાનો પુનઃનિર્ધાર વ્યક્ત કર્યો હતો વિદેશ સચિવે જણાવ્યું હતું કે ભારત અને માલદિવ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સલામતિ જાળવવાના મહત્વ અંગે પણ સહમત થયા હતા અને આ ક્ષેત્રમાં વહાણવટાની સુરક્ષા વધારવાનો સહકાર સુદૃઢ બનાવવા પણ સંમત થયા હતા

પ્રધાનમંત્રીએ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ જાળવવા અને આબોહવા પરિવર્તનનો સામનો કરવા સાથે મળીને કામ કરવાની જરૂર પર ભાર મુક્યો હતો શ્રી મોદીએ જણાવ્યું હતું કે કોચી અને માલે વચ્ચે જહાજ પરિવહન સેવા શરૂ કરવા પણ બંને દેશ સંમત થયા છે પ્રતિનિધિ સ્તરની મંત્રણાઓ પછી ભારત અને માલદિવ વચ્ચે પાંચ સમજૂતી કરાર થયા હતા આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ માલદિવના નેતાઓ સાથે સંખ્યાબંધ બેઠકો યોજી હતી શ્રી મોદીને માલદિવના પ્રતિષ્ઠિત સર્વોચ્ય સન્માન ઓર્ડર ઓફ ડીસ્ટવીંગ્વીશ્ડ રૂલ ઓફ નિશાન ઇઝ્ઝૂદીને પણ એનાયત કરાયું હતું

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ મુખ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

જેના માટે ઓનલાઇન નોંધણી અને ઇ ગેટ પાસ મેળવવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે

ટિવટર ઉપર આપેલા સંદેશામાં શ્રી ગોયલે જણાવ્યું છે કે તેમણે ડિજીટલ અર્થતંત્રની ક્ષમતાઓનો ઉપયોગ કરવા બાબતેની યર્ચામાં ભાગ લીધો હતો

આ બંને આગેવાનોએ વેપાર ક્ષેત્રે બંને દેશો વચ્ચે નવી તકો શોધવા પ્રયાસ કરવાનો નિર્ધાર કર્યો હતો

તેમાં પક્ષની ભાવી વ્યુહરચના માટે ચર્ચા વિચારણા ચાલી રહી છે વિવિધ રાજયોના પક્ષ પ્રમુખ અને કાર્યકરો ભાગ લઈ રહયા છે પક્ષના મહાસચિવ કે સી ત્યાગીએ જણાવ્યું હતું કે બિહાર રાજ્ય બહાર પક્ષના આધારને કેવી રીતે મજબુત બનાવવું તે અંગે ચર્ચા વિયારણા આજની બેઠકનો મુખ્ય ઉદેશ છે

પી એમ તરીકે જાણીતા શાંતિ યાહકોને સંગઠને કરેલો યુદ્ધ વિરામનો અનુરોધ તાલિબાનોએ ઠુકરાવી દીધો છે સંગઠને ગઇકાલે જણાવ્યું હતું કે મંત્રણાઓ વખતે બંને પક્ષો વચ્ચે ઉંડા મતભેદ જણાઇ આવ્યા ફતા

પી એમ ના સભ્યોએ યુદ્ધ વિરામની અપીલ જાતે કરવા દક્ષિણ પ્રાંતના પાટનગર હેલ્મંડ લશ્કરગાહથી તાલીબાનના નિયંત્રણ હેઠળના મુસાકલા જિલ્લા સુધી લાંબી કૃય યોજી હતી મંત્રણામાં ભાગ લેનારા પી પી એમ ના નેતા ઇકબાલ ખૈબરે પ્રસાર માધ્યમોના પ્રતિનિધીને જણાવ્યું હતું કે તેમણે તાલીબાનો કમાન્ડરો સાથે યુદ્ધ વિરામના મુદ્દે ચર્ચા કરી હતી પરંતુ તાલીબાનોએ કહ્યું હતું કે અમેરીકી સૈનિકો એક વાર અફઘાનિસ્તાન છોડી જાય પછી જ તેઓ યુધ્ધ વિરામ જાહેર કરશે ગયા વર્ષે તાલીબાનોએ કરેલા બોમ્બ ફ્મલામાં અનેક નિર્દોષોના જાન ગયા પછી પીપીએમ દ્વારા લશ્કરગાહથી કાબુલ સુધી ક્રચ કરી ત્યારથી આ સંગઠનનું મહત્વ વધ્યું છે બીજી બાજુ પીપીએમ સાથેના તાજેતરના સંપર્કો વિશે તાલિબાનોએ કોઇ ટિપ્પણીનો ઇન્કાર કર્યો છે અગાઉ તેમણે એવો દાવો કર્યો હતો કે પી

ઉલ્લેખનીય છે કે ટેક્ષની રકમ વધારતા આ ક્ષેત્રમાં વેપાર જગત માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો ત્રણ દિવસની લાંબી ચર્ચા વિચારણા બાદ શુક્રવારે ટેક્ષ મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે

એવી જ રીતે મહિલાઓની સિંગલ્સની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની એશલે બાર્તીએ ચેક ગણરાજ્યની માર્કેતા વોદ્રુસોવાને પરાજય આપીને ફેંચ ઓપન ટેનિસ સ્પર્ધાનો ખીતાબ જીતી લીધો છે